પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

ઓનલાઈન લોકાર્પણ સમારોહને સંબોધતા શ્રી મોદીએ દેશમાં આરોગ્યનું વધુ સારું માળખું ઉભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે ગ્રામીણ કક્ષાએ દવાખાનાઓમાં આરોગ્યની સુવિધા વધારવા અને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે હાકલ કરી છે પ્રધાનમંત્રીએ દેશમાં યોગ્ય સમયે લીધેલા પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતને કોવિડથી બયાવવામાં મદદ કરી હતી તેમણે કહ્યું કે દેશ વૈશ્વિક રોગયાળાને પહોયી વળવામાં વિશ્વના ઘણા દેશો કરતાં વધુ સક્ષમ છે શ્રી મોદીએ માહિતી આપી કે ભારતમાં દર્દીઓનો સાજા થવાનો દર પણ દરરોજ સતત સુધરી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં કોવિડથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા દસ લાખને પાર કરશે

પી ઈ કીટ ફેન્ડ ગ્લોવસ અને સેનેટાઇઝર વગેરેની ખરીદી માટે રૂ

મુખ્યમંત્રીશ્રીએ જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટે કોવિડ હોસ્પિટલ સ્ક્રીનિંગ ટેસ્ટીંગ ઘનવંતરી આરોગ્ય રથ કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી ફાળવણી કરી છે મુખ્યમંત્રી એ કોરોના વોરિયર્સ તરીકે ફરજરત એવા આરોગ્ય પોલીસ સફાઇ કર્મીઓ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મયોગીઓના ફરજ દરમ્યાન અવસાન કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી રૂ

રાજ્ય સરકાર અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો વચ્ચે ફીના મુદ્દે મડાગાંઠ હજી યથાવત છે આમ છતાં સ્વનિર્ભર શાળાઓના સંચાલકોના મહામંડળે વાલીઓની વિનંતી ઉપર વિસ્યર્થીઓના હિતમાં ગત શનિવારે ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ફી નહિં વસુલવા સત્તાવાળાઓએ આપેલા નિર્દેશ બાદ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન પદ્ધતિથી શિક્ષણ આપવાની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો

જેમ કે દરેક વિદ્યાર્થીને એકમ કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડી શકાય એમ ન હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પહોંચાડી શકાશે દરેક વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તકો છે

જનરલ હોસ્પિટલમાં અર્પણ કર્યા

કારણ અને કામ વગર બહાર ના જઇ સ્વસલામતી નિભાવીએ

પાટીલના અધ્યક્ષસ્થાને ગઇકાલે રાજકોટ મહાનગર તેમજ સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઈ ખાતમુફર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું

ટી

ભાજપ કમલમ ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીશજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં આગામી વિધાનસભા પેટાચૂંટણીના અનુસંધાને પ્રદેશ અગ્રણીશ્રીઓની બેઠક યોજાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપા દ્વારા અગાઉ આઠ બેઠકો પર આવનાર પેટાચૂંટણી સંદર્ભે એક સંગઠનમાંથી અને એક રાજ્ય સરકારના મંત્રીશ્રી એમ બેઠક દીઠ બે ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવી હતી વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે નિમાયેલા ઇન્યાર્જશ્રીઓના જે તે વિધાનસભા ક્ષેત્રના પ્રવાસ યાલુ છે ગઇકાલની આ બેઠકમાં વિધાનસભા પેટાયૂંટણીને અનુલક્ષીને આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

ત્રણ પરીક્ષાર્થીઓએ ઘરેથી ઓનલાઈનના બદલે ત્રણ કોલેજો ખાતે જઈને પરીક્ષા આપી હતી

વોરાએ જણાવ્યું હતું કે પરીક્ષા અગાઉ ના રજાના દિવસે મોક ટેસ્ટ લેવાના કારણે છાત્રોને ઓનલાઈન પરીક્ષા આપવાનો અનુભવ મળ્યો હતો જેથી કોઈ તકલીફની ફરિયાદ જણાઈ નથી કે સર્વર પર ભારણ પડ્યું નથી

જી પી ચંદ્રક એનાયત કરવામાં આવ્યાં

જેમાં બે એડીશનલ ડીજી પાંચ આઈ જી એક ડીઆઈજી છ એસ પી

રાજ્યનાં તમામ સંવર્ગનાં પોલીસ અધિકારીઓ દ્રારા કોરોના મહામારીમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી

દેશનાં આસામ હિમાચલ પ્રદેશ પંજાબ ત્રિપુરા ઉત્તરપ્રદેશ અને કેરલમાં સીમા સુરક્ષાદળ અને સીઆરપીએફ પેરામીલેટરીદળોમાં આ ચંદ્રકો આપવામાં આવે છે